છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રતલામ ખાતે ચૂંટણીરેલીમાં સંબો ધન કરતાં વિવિધ સરકારી યો જનાઓ નો સંદર્ભ આપતા લો કો ને આ કાર્ય ક્રમો દ્વારા ફાયદો થયો છે તે મ જણાવ્યું હતું તેઓહિમાચલપ્રદેશના સોલાન અને પંજાબના ભટીન્ડા ખાતે ચૂંટણી પ્રચાર કરશે

જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબના હોશિયારપુર અને લુધિયાણામાં કો ંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં જયારે બીએસપીના વડા માયાવતી ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ગાઝીપુરમાં ચૂંટણી સભાઓમાં સંબોધન કરશે કલ્પના શાહ્ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ હલ કરવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન યોજશે

આ હેકાથોનમાં દેશભરમાં ફાર્મસી બાયોટેકનોલોજી નીસિંગ એમબીબીએસ અને આરોગ્ય ક્ષેત્રના અન્ય કોર્સ ચલાવતી કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે

શેઠે વ્ધુમાં જણાવ્યુ હતું કે જીટીયુ દ્વારા વિવિધ ઉદ્યોગો સરકારી એજન્સીઓ તથા ઔદ્યોગિક સંગઠનો કેન્દ્ર અને રાજય સરકારના આરોગ્ય તેમજ આયુષ મંત્રાલયો પાસેથી તેમને લગતી સમસ્યાઓ તથા પડકારો વિશે જાણકારી મંગાવવામાં આવી છે તેમાંથી મહત્ત્વની સમસ્યાઓ હલ થઈ શકે એવી એપ્લિકેશન કે એપ બનાવનાર કે પ્રોજેક્ટ વિકસાવનાર ટીમોને જીટીયુ તરફથી પારિતોષિકો પણ એનાયત કરવામાં આવશે

સી અને અર્થસાયન્સ ની કોલેજમાં પર્વેશ પ્રક્રિયા ની તૈયારી શરુ કરી દેવામાં આવી છે

જેમાં બાળકો ને મોડેલ રોકેટરીઓરીગામીફેન્ડજ ઓન એક્સપરીમેન્ટ સાયન્સ ટોયઝ મેકિંગમેથ્સમેજિકમાઈન્ડ પાવર ગેમ્સએન્ડવાયમેન્ટ ગેમ્સ જેવી જ્ઞાનવર્ધક પ્રવુતિઓ દ્વારા બાળકોમાં રચનાત્મક નો અભિગમ કેળવવા પ્રયાસ કરાયો ફતો અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાનાં શહેરો માં વ્યવસાયિક ધોરણે કેટલાક સમય થી આવા સમર કેમ્પ નું વેકેશન દરમ્યાન આયોજન કરાઈ રહ્યું છે અને એ દ્વારા બાળકો માં ઈતર પ્રવુતિ ઓ પ્રત્યે રુચી કેળવવા નાં પ્રયાસો ફાથ ધરાયા છે

કલ્પના શાહ્ એકસ્માત ભુજ તાલુકાનાં માંડવી રોડ પર ખત્રી તળાવ નજીક નારાણ પર ત્રિભેટે સર્જાયેલ ગોજારા અકસ્માત માં કાર ચાલકે જીવ ગુમાવ્યો ફતો કાર ચાલકે પોતાની કાર રોંગ સાઈડે ફંકારી જેથી સામેથી આવતી જીપ સાથે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો તો બીજી બાજુ અંજાર તાલુકા નાં અંજાર થે મુન્દ્રા જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગઈ મોડી રાત્રે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનો નાં મોત નીપજ્યા ફતા અંજાર તાલુકાના સિનુગ્રા ગામના ત્રણ યુવાનો ને મોડી રાત્રે અજાસ્થા વાફન ચાલકે ટકર મારતા વાફન ફંગોળાઈ ગયું ફતું અને બે યુવાનો નાંઘટના સ્થળે જ મોત નીપજયા ફતા જયારે ત્રીજા યુવાન નું અંજાર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતી